આવતીકાલે રાષ્ટ્રપતિ સમાપન સમારોહમાં સંબોધન કરશે

ત શિક્ષણ મંત્રાલયે ગૃહ અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયોના દિશા નિર્દેશોના આધારે જવાહર નવોદય વિદ્યાલય ફરી શરૂ કરવા માટે એક માર્ગદર્શિકા તૈયાર કરી છે

ગૃહમાં વ્યાપક ચર્ચા માટે વધુ સમય ફાળવવા સભ્યો સંમત થયા અને પરિણામે પ્રશ્નોત્તરી કાળ રદ કરવામાં આવ્યો છે વિવિધ પક્ષોના સભ્યો ક઼ષિ કાયદાઓ અંગે ખેડૂતોના વિરોધ ઉપર ચર્ચા દરમિયાન પોતાના પ્રશ્નો ઉભા કરી શકે છે

ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે પણ જણાવ્યું હતું કે સભ્યોને ખેડતોનો મુદ્દો ઉઠાવવા માટે પૂરતો સમય મળશે બાદમાં ચર્ચાની શરૂઆત કરતાં ભાજપના સાંસદ ભુવનેશ્વર કાલિતાએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોના કલ્યાણ માટે લેવામાં આવેલાં અનેક પગલાંઓનો ઉલ્લેખ કર્યો

તેમણે કહ્યું ખેડૂતો સામે લડત ન થવી જોઈએ તેમણે કહ્યું જો કૃષિ કાયદા પ્રવર સમિતિને મોકલવામાં આવ્યા હોત તો વધુ સારું થયું હોત

કર્ણાટકના મુખ્યમંત્રી બી

યેદીયુરપ્પા કેન્દ્રીયમંત્રી ડી

સદાનંદ ગૌડા ત્રણ સંરક્ષણ સેવાઓના વડાઓ અને સંરક્ષણ પ્રોડક્શન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ આ પ્રસંગે હાજરી આપી હતી

તેમણે ભારતમાં ઉત્પાદન સુવિધા શરૂ કરવા માટે રોકાણકારોને ભારતીય કંપનીઓ સાથે જોડાણ કરવા હાકલ કરી હતી